પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

આઝાદી અમૃત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પ્રતીક પદયાત્રાનો આવતીકાલે પ્રારંભ કરાવશે

દેશના નાગરિકોને ભારતના આઝાદીના ચળવળના ભવ્ય ઇતિહાસનો પરિચય આપવો તથા ભારતના વિકાસનો પરિચય આપવા આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મંગળવારે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આવતીકાલે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ઉપરાંત અમદાવાદમાં કોચરબ આશ્રમ તથા ગુજરાત વિદ્યાપીઠમાં પણ ખાસ કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત કરમસદ બારડોલી રાજકોટ પોરબંદર અને માંડવીમાં પણ ભવ્ય કાર્યક્રમો યોજાશે

દરેક મથકે ક્રચકરનાર યાત્રિકોનું પરંપરાગત રીતે સ્વાગત કરાશે આ પ્રસંગે આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલી કાર્યક્રમ દેશભક્તિ ગીત અને ભજન નાટકના કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત જાણીતા વકતાઓ દ્વારા વેબીનાર તથા પ્રાસંગીક પ્રવચનોની શ્રેણીનું આયોજન થશે વિધાનસભા ચર્ચા ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાનો પ્રારંભ ગઇકાલની પહેલી બેઠકથી થયો હતો

તેમણે ઉમેર્યું હતું કે આવી કુદરતી આફતોથી થતી નુકસાનીમાં આર્થિક સહાય મળી રહે તેવા ઉમદા હેતુથી આ યોજના અમલી બનાવવામાં આવી છે વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ ગૃહ માં જણાવ્યુ હતું કે રૂપાણી સરકારે પાંચ વર્ષ માટે રૂ

તેમણે ઉમેર્યું હતું કે કોરોનાકાળ માં દસ લાખ લોકોને મનરેગા હેઠળ રોજગારી પૂરી જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવી છે

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે વિધાનસભામાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં આ મુજબ જણાવ્યું હતું

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે તેમના નિધન અંગે શોક વ્યક્ત કરી સદગતને અંજલી આપી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ પણ શ્રી યુડાસમાના માતૃશ્રીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી સદગતના અંતિમ સંસ્કાર ગઇકાલે ગાંધીનગર ખાતે કરાયા હતા કોરોના અપીલ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડીદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો

ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટ યુંટાયા છે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલની વરણી અને દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂંક થઇ છે શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે ભાવનગરના મેયર પદે એડવોકેટ નોટરી કિર્તીબેન દાણીધારિયાની વરણી થઇ છે જ્યારે સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન તરીકે ધીરૂભાઇ ધામેલિયા અને ડે મેયર તરીકે કૃણાલ શાહ પસંદગી થઇ છે કોવિડ રાજ્યમાં કોવિડ રસીકરણનું કાર્ય સૂચારૂરૂપે ચાલી રહ્યું છે

અત્યારસુધીમાં રાજ્યમાં કોઇપણ વ્યક્તિમાં રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી

મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના નાના મોટા શિવમંદિરોમાં મહાપૂજા રૂદ્રાભિષેક અખંડ ધૂન જેવા કાર્યક્રમો યોજાયા છે જયોતિર્લીંગ સોમનાથ ખાતે મહાશિવરાત્રીની ઉજવણી આજે સાદાઇથી તથા પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે આજે સવારે યાર વાગ્યાથી સોમનાથ મંદિર ખુલ્લું મુકાતા ભાવિકો દર્શન પૂજા માટે ઉમટી રહ્યા છે આજે સોમનાથ મહાદેવની ચાર પ્રહરની તેમજ મહાપૂજા કરાશે જો કે કોરોનાને ધ્યાનમાં લઇને દરવર્ષ યોજાતી પાલખી યાત્રા મર્યાદીત સંખ્યામાં યોજાશે

ચાર દિવસ અગાઉલ ધ્વજારોહણથી શરૂ થયેલો ભવનાથ મેળો આ વર્ષે માત્ર સાધુસંતો માટે જ યોજાયો છે આજે સાધુસંતોની પરંપરાગત રવેડી યોજાશ રવેડી બાદ મુગીકુંડમાં શાહી સ્નાન અને પછી મહાઆરતી સાથે મહાશિવરાત્રી મેળાનું સમાપન થશે

જયારે ઉત્તરપ્રદેશે કવાર્ટર ફાઇનલમાં દિલ્હીને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ગઈકાલે ગુજરાત અને ઝારખંડની મેચ સહિત પ્રથમ દિવસે સાત મેચો યોજાઈ હતી

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ માટે પૂરા સમર્પણભાવથી પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો